પી શર્મા ઓલીના મંત્રીમંડળની ભલામણના આધારે સંસદને ભંગ કરી દીધી છે

કેટલીક સદીઓ પહેલાં ઉમદા હેતુ માટે શફીદી વ્હોરનાર ગુરૂ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

ત્યારે પ્રધાનમંત્રીએ તેમના ન્યાથી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્વતા વ્યક્ત કરી હતી

શીખ પરંપરા પ્રમાણે કાશ્મીરી પંડીતો મુઘલ શાસનના જુલ્મોથી પિડીત થઇને તેમની શરણે આવ્યા હતા

ગાંધીનગરથી આવતીકાલે બપોરે સાડા બાર વાગે યોજાનાર ઇ શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીની ચૌબે પણ ઓનલાઇન માધ્યમથી જોડાશે

તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે એનેટોમી ફિઝિયોલોજી અને બાયો કેમેસ્ટ્રી એમ મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરી તથા પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે

પશ્ચિમ બંગાળ અમિત શાહ કેન્દ્રીય ગૂહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નોબેલ પારીતોષીક સમિતિને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને સન્માનિત કરતા ચોકકસ ગૌરવનો અનુભવ થયો હશે કારણ કે તેમની કવિતાઓ અને અન્ય સાહિત્ય સહિત સમગ્ર રચનાવિશ્વ આ પુરસ્કારથી બહુ મોટુ છે તેમના પશ્ચિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે શ્રી શાહે શાંતી નિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ સાથે મુલાકાત બાદ એક પત્રકાર પરીષદમાં આ મુજબ કહથું હતું તેમણે શાંતી નિકેતન આશ્રમની મુલાકાત લેતા સમયે કહયું કે આ મહાન કવિ દેશના બે મહાન નેતાઓ મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષયંદ્ર બોઝની પ્રેરણા રહયાં છે તેમણે કહયું કે ગુરુદેવ ધ્વારા સ્થાપિત આ મહાન સંસ્થાની મુલાકાત લઇને તેઓ ભાગ્યશાળી થયા છે બોલપુરમાં એક રોડ શોમાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ખાતરી આપી કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો તે પાંચ વર્ષમાં સુવર્ણ બંગાળનું નિર્માણ કરશે તેમણે રાજયના લોકોનો આભાર માનતા કહયું કે તેમણે અગાઉ ઘણા રોડ શો જોયા છે પણ આવો પ્રતિસાદ કયાંય નથી જોયો

આ દરમિયાન પ્રધાનમંત્રી એક ટપાલ ટીકીટનું પણ વિમોચન કરશે વિશ્વ વિદ્યાલયના યાન્સેલર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે ગુજરાત પશ્ચિમ રેલ્વે ગુજરાતમાં પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે યાલુ વર્ષ દરમિયાન દસ કરોડ અને છ લાખ લિટર દૂધ વફન કરવાનો અને સૌથી વધુ દૂધની વિશેષ દ્રેનો ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આજે અયોધ્યા જીલ્લાના કુમારગંજમાં નરેન્દ્ર દેવ કૃષિ અને પ્રોદ્યોગીકી વિશ્વ વિદ્યાલયમા એક ખેડુત પરીષદમાં બોલતા તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજય સરકારો હંમેશા ખેડુતોના સારા માટે કામ કરી રહી છે તેમણે કહયું કે દેશના વિકાસનો માર્ગ ખેડુતોના ખેતરીમાંથી નિકળે છે અને આ જ કારણસર ખેડુતોને સંપન્ન અને સુખી બનાવવાએ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે

વિવિધ સોશિયલ મીડીયા ધ્વારા શ્રી ઠાકરેએ લોકોને કોરોનાની રસી આવી જાય તેના પછી છ મહિના સુધી માસ્ક પહેરવાનું યાલુ રાખવા અનુરોધ કર્યો છે તેમણે કહયું કે રાજય સરકાર શાળાઓ શરૂ કરવા માટે ઉતાવળ કરશે નહી કેટલાક યુરોપીયન દેશોમાં શાળા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા શ્રી ઠાકરેએ કહ્યું કે સંકટના આ સમયે પણ રાજયમાં વિકાસલક્ષી યોજનાઓ યાલી રહી છે રાજયમાં આર્થિક અસ્થિરતાનો સ્વીકાર કરતા તેમણે કહયું કે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ શરૂ કરવા માટે સમજીતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યાં છે નેપાળ વિઘટન નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીના મંત્રીમંડળની ભલામણના આધારે સંસદને ભંગ કરી દીધી છે

જે નિર્ધારીત સમય કરતા લગભગ એક વર્ષ પહેલા થશે પાર્ટીમાં વધતા આંતરીક ઝઘડાઓ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ આજે સવારે પોતાના મંત્રી મંડળની એક તાકીદની બેઠક બોલાવી હતી જેમાં સંસદને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ઓલીએ ગઇકાલે પાર્ટીના મુખ્ય નેતૃત્વ અને મંત્રીઓ સાથે સતત બેઠકો કર્યા બાદ આજે આ બેઠક બોલાવી હતી

કોલોન બોકસીંગ વિશ્વકપ જર્મનીના કોલોનમાં ગઇકાલે સમાપ્ત થયેલા કોલોન બોકસીંગ વિશ્વકપમાં ભારતીય બોકસરોએ ત્રણ સુવર્ણ બે રજત અને યાર કાંસ્ય યંદ્રકો સાથે કુલ નવ યંદ્રકો જીત્યા છે પુરુષોના વર્ગમાં અમિત પંધાલે જયારે મહિલાઓની કેટેગરીમાં મનિષા મૌન અને સિમરનજીત કૌરે સુવર્ણ ચંદ્રકો જીત્યા છે

જેથી સાક્ષીએ તેનો દાવ રજત ચંદ્રક સાથે પુર્ણ કર્યો પુરુષોની બાવન કિલો વર્ગ ફલાય વેઇટમાં અમિત પંધાલે ફ્રાંસના બિલ્લાલ મેન્નમાને હાર આપીને રાઉન્ડ રોબીન સ્પર્ધા જીતી લીધી ભારતના સુપર હેવી વેઇટ બોકસર સતીષ કુમારે સેમી ફાઇનલમાં તો ફાંસના જામીલી દીની જોઇંગેને હાર આપી હતી પરંતુ ફાઇનલમાં ઇજાને કારણે તેઓ જર્મનીના નેલવી તીઆફેક સામે રમી ના શકતા તેમને રજત ચંદ્રકમાં સંતોષ માનવો પડયો